લોકસભામાં ઉત્તરાખંડ કુદરતી આફત અંગે આપેલા પોતાના વક્તવ્યમાં શ્રી શાહે કહ્યું કે લાપતા થયેલા લોકોની શોધખોળ માટેના સંભવિત બધા જ પ્રયાસ ચાલ્ છે

હવે મુસાફરાને દ્રેન અને પ્લેટફર્મ પર રાલ્ડ વ્યવહારથી મુક્તિ મળશે મુસાફર ક્રેડિટ ડેબિટ કાર્ડ ઉપરાંત ક્વ્યુઆર કાઠ સ્કેન કરીને આસાનાથી પેમેન્ટ કરી શકશે

આગામી સમયમાં ભુજ અને ગાંધીધામ જંકશનના સ્ટાફને પીઓએસ મશીન ફાળવાશે

પહેલા રાઉન્ડમાં આર્મી નેવી સહિતના સેનાના જવાનોનું સો ટકા રસીકરણ પૂર્ણ થયું છે આ અંગુ વધુ માહિતી આપતા એ

ડોકટર પ્રેમકુમારે કન્નરે આ પ્રમાણે જણાવ્યું હતું